દિવસીય જનસંપર્ક અભિયાન શરૂ કરશે રાજ્યમાં આ ધારા અંગે જાગૃતિ ફેલાવવા જુદા જુદા વિસ્તારોમાં સમર્થનના કાર્યક્રમો યોજાશે

સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડને ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મુક્વો હતો જૂનાગઢ માં આજે ગિરનાર પર્વત ઉપર પાંત્રીસમી રાજ્ય કક્ષાની આરોહણ અવરોહન સ્પર્ધા યોજાશે

ગેંદબાજ જસપ્રીત બુમરાહ ઇજા પછી પુનરાગમન કરશે

નક્રા ગાઝિયાબાદમાં આ અભિયાનની શરૃઆત કરશે રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિતના ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના નેતાઓ પણ દેશના વિવિધ ભાગોમાં જનસંપર્ક પ્રચારમાં ભાગ લેશે આ અભિયાન દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નાગરિકત્ત્વ સુધારા ધારા માટે ટેકો મેળવવા માટે ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાણંદ ખાતે મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વિસનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી શ્રીપદ નાયક જામનગર ખાતે કેન્દ્રીય રાજય વિદેશમંત્રીશ્રી વી

આ અંગે શહેર અધ્યક્ષ સનદભાઇ મોદીએ જણાવ્યુ છે કે ગઇકાલે બોંધિક સંમેલન પત્રિકા વિતરણ પદ યાત્રા વગેરે કાર્યક્રમો યોજાશે પ્રજાને કાયદાની સાયી સ્થિતીની જાણ કરી ફાયદાઓની વિગતો અપાશે મોદીએ કાયદા વિશે કોંગ્રેસ ગેરસમજ ફેલાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો

લધુમતી મોરચાના આગેવાનો અને મુસ્લિમ આગેવાનોએ ઘેરઘેર જઇ કાયદા અંગેની સમજ આપી હતી પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે નાગરિકતા સુધારા કાયદાના સમર્થન માટે સાંસદ જુગલકિશોર ઠાકોરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો

રાજય સરકારના આ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના અભિગમને પગલે ગુજરાતમાં અનેક ઈનોવેટિવ શોધ બહાર આવી છે

એન્ટરપ્રિન્યોર્શીપ સેટઅપ સેલનો સમાવેશ થાય છે ભારત સરકારના આઇ ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે હબ બન્યુ છે

આ ત્રિ દિવસીય યુવા મહોત્સવમાં દેશભર માથી દસ હજારથી વધુ ખેલાડીઓ પસંદ થયા હતા

જુનિયર સિનિયર ભાઈઓમાં એક હજાર એકસો ઓગનોસિત્તેર અને બહેનનો માં ત્રણસો ઓગણીસ મળી કુલ એક હજાર ચારસો ઇથ્યાસી સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના પાંચ હજાર પાંચસો પગથિયાં અને બહેનો માટે માલી પરબ શિખર સુધીના બે હજાર બસ્સો પગથીયા સુધીના આરોહણ અવરોહણ રાખવામાં આવેલ છે અકસ્માત તાપી તાપી જિલ્લાના વાલોડ બાજીપુરા રોડ થયેલા એક માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે જ્યારે ત્રણ ગંભીર રીતે ધવાયા છે તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વાલોડ ગામના છ યુવકો વાલોડથી તા

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જેમાંથી પહેલી મેચ આસામના ગુવહાટી ખાતેના ક્રિકેટ મેદાનમાં આજે યોજાશે

આકાશવાણી પરથી મેયનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આજે સાંજના સાડા છ થી પ્રસારિત થશે

રેઇનબો નેટવર્ક પરથી સાંભળી શકશો ફાસ્ટ ગેદબાઝ જસપ્રિત બુમરાહ અને ઓપનર શિખર ધવન બંને ક્રિકેટરો ઇજાઓથી પાછા ફરી રહ્યા છે ગઈ કાલે બંને ટીમોએ પ્રેક્ટિસ કરી હતી

અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં જ ચોક્કસ કાયદો બનાવશે ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા યાલુ છે જમીન પરના ખેડૂતની જેમ દરિયા ખેડૂને પણ ખેડૂત ગણીને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપી શકાય તે માટેની કાર્યવાહી હાથ ધરાશે આ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે